યૂંટાયેલા પ્રતિનિધિઓને પોતાની કામગીરી યથાર્થ રીતે બજાવવાની પ્રેરણા આપવા માટે એવાર્ડ શરૂ કરવાની વાત શ્રી ત્રિવેદી એ કરી હતી અને કહ્યું કે આસામ ઝારખંડ રાજસ્થાન કર્ણાટક અને ઉત્તરાખંડમાં આ પ્રથા છે જેને હવે ગુજરાતમાં શરૂ કરવી છે

ની સફાય ચૂકવાઈ હોવાની જાણકારી રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના મંત્રીયો વિધાનસભામાં ગાંધીધામનાં ધારાસભ્ય માલતીબેન મફેશ્વરીએ પૂછેલા એક પ્રશ્નના ઉતરમાં આપી ફતી

મોટી દમણના જામપોર બીચની ભીની રેતી ઉપર દમણના યુવા યજમાન અને પુદુ ચેરી ના યુવા મહેમાન દેશીરમત રમવા એકઠા થયા હતા

એક સમયે પોર્ટુગીઝ વસાફત રહેલા પ્રદેશ વચ્ચે લોકમેળાપનો આ પ્રયાસ યુવા પેઢી માટે જીંદગીભરનું સંભારણું બની રહેશે

જિલ્લા શિક્ષણાઘિકારી ડો ભગવાનદાસ પ્રજાપતિએ જણાવ્યું કે ભચાઉ અને માધાપરની મોડેલ સ્ફૂલમાં વિજ્ઞાન પ્રવાજ્નો અભ્યાસ ફાલમાં ચાલુમાં છે તેવામાં વધુ પાંચ મોડેલ શાળામાં વિજ્ઞાન પ્રવાજને મંજુરી મળી છે જેમાં નલિયા અંજાર સામખિયાળી બાલાસર અને રાપરની મોડેલ શાળાનો સમાવેશ થાય છે